કોવિડના સંક્રમણને રોકવા માટેના જનઆંદોલનનો પ્રારંભ કરાવતા તેમણે કહ્યુ કે લોકોના જીવનને બયાવવા આપણે સાથે મળીને પ્રથાસો યાલુ રાખવા પડશે શિયાળો તથા આગામી તહેવારો અને ગતિશીલ બની રહેલી આર્થિક પ્રવૃ તિઓને ધ્યાનમાં લઈને લોકજાગૃ તિ કેળવવા આ જન આંદોલન શરૂ થયુ છે આ જન આંદોલનનું મુખ્ય સુ ત્ર છે માસ્ક પહેર યોગ્ય અંતર જાળવો તથા હાથની સ્વય્છતા જાળવો એવી રીતે કેન્દ્ર સરકાર તથા બધી જ રાજય સરકારોના વિભાગો દ્રારા સંકલિત કાર્યયોજના પણ અમલમાં મુ કાશે આ કાર્યયોજનમાં દરેક નાગરિક સુધિ કોવિડના સંક્રમણને રોકવાનો સંદેશ સરળતાથી સમજાય તે રીતે પહોંચાડવા પ્રયાસો કરાશે સમુહ પ્રસાર માધ્યમના બધા જસ્વરૂપો ઉપરાંત બેનર પોસ્ટર દીવાલ ઉપર ચિત્ર અને ઈલેક્ટ્રોનિક ડિસપ્લે જેવા બધા જ માધ્યોનો ઉપયોગ કરાશે

ભારતીય હવાઈ દળના વડા એરચીફ માર્શલ આર

એસ ભદૈરીયાએ જણાવ્યુ છે કે ભારતીય હવાઈ દળને પોતાની કામગીરીની ક્ષમતા પુરવાર કરી છે અને વિપરીત સંજોગોમાં જરૂર ઉભી થાય ત્યારે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે ઉલ્લેખનીય છે કે સરહદી કચ્છ પ્રદેશમાં લશ્કર સીમાદળ સાથે એરફોર્સના શૌર્યભર્યા કારનામાનો ઈતિહાસ અંકિત છે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ અને પ્રધાનમત્રી નરેન્દ્ર મોદીએ હવાઈ દળના સ્થાપના દિવસે બધા જ જવાનોને અભિનંદન આપ્યા છે શીતલ વૈશ્વવ ભીખુ દાનભાઈ ગઢવી સંદેશ વિખ્યાત લોક સાહિત્યકાર ભીખુ દાનભાઈ ગઢવીએ સૌને અપીલ કરી છે કે કોરોના મહામારીથી બચવા માટે સૌ નિયમોનું કડક પાલન કરે

રાજયના મુખ્ય યુંટણી અધિકારી શ્રી મુરલીકૃષ્ણે જણાવ્યુ છે કે કોવિડના લીઘે ઉભી થયેલી પરિસ્થિતીને ધ્યાનમાં લઈને યુંટણી પંચે ઓનલાઈન પધ્ધતિ થી ઉમેદવારી પત્રો ભરવાની સલાહ ઉપલભ્ધ કરાવી છે